જેને કેન્દ્ર સરકારનાં અમદાવાદ મુંબઇ હાઇસ્પીડ રેલ કોરીડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે

જેથી જમીન સંપાદનમાં વધારે સમસ્યા ન આવે

આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્રના અને બીજા શહેરોની કનેક્ટીવીટી વધશે અને મુસાફરોના સમય સાથે ઇંધણ પણ બચશે

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સામાન્ય વ્યકિત કરતાં પણ વધુ શકિત સામર્થ્ય દિવ્યાંગજનોમાં ઇશ્વરે મુકયા છે ત્યારે આવા દિવ્યાંગોને પણ અન્ય સમાજ વર્ગ જેટલી તકો મળવી જોઇએ રાજ્ય સરકાર તેના માટે કાર્યરત છે

રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રક્ષણ શિક્ષણ માટે અનેક પગલાં લેવાયા છે

આવી અનેક યોજનાઓની જાણકારી મંત્રીશ્રીએ આપી હતી બંધારણ દિવસ સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં આજે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સેવાસદન ખાતે આજે સવારે ડાંગ કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળ બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી પાટણમાં પણ આજે બંધારણ દિવસ નિમિત્તે ભાજપ કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચો તેમજ સંકલ્પ અને ઉન્નતિ ફાઉન્ડેશન સહિતની વિવિધ સંસ્થાઓ સંગઠનો દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પૃષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ હતી કેન્રણશાસિત પ્રદેશ દમણ દીવમાં પણ બંધારણ દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ દમણ દીવ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રકૂલ પટેલે કરાવ્યો હતો અને જિલ્લા કલેક્ટરે બંધારણના શપથ અપાવ્યા હતા તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે બંધારણ ગ્રંથની પૂજા કરી આ દિવસની ઉજવણી કરાઇ હતી કેન્ સરકારની કચેરીઓમાં બંધારણ દિવસ નિમિત્તે કર્મચારીઓએ બંધારણના શપથ લીધા હતા

વર્ગીસ કુરિયનના જન્મદિવસે મનાવવામાં આવે છે

ક્રિરથનના પ્રયાસોના કારણે સંગઠિત દૂધ ક્ષેત્ર સ્વતંત્રતા બાદ દેશમાં વિકાસ પામ્યો

ભારતનું દૂધ ઉત્પાદન સંયુક્ત રૂપે તમામ યુરોપિય સંઘના દેશોથી આગળ છે જે અમેરિકા અને ચીન તેનું અનુસરણ કરે છે સ્ટે ચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે તંત્ર દ્વારા રોજના પચાર હજાર પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી વ્યવસ્થા હાથ ધરાઇ છે વિશ્વ કક્ષાની પ્રતિમા હોવાથી તેની જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રતિમામાં જરૂરી ફેરફાર કરવામાં આવશે પ્રતિમાની વ્યુ ગેલેરીમાં કોઇ આકસ્મિક હોનારત ન બને તે માટે સરદાર પટેલની પ્રતિમાના બંને પગ પર વધારાના દરવાજા બનાવાશે જેથી પ્રવાસીઓ આકસ્મિક ઘટના સમયે સુરક્ષિત બહાર આવી શકે